આ યોજના બિહારના ઇતિહાસમાં ખૂબ જ મહત્વ પૂર્ણઘટના છે મુખ્યમંત્રી નીતીશકુમાર પણ આ પ્રસંગે હાજર રહેશે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

કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશ રોકાણ એફડીઆઈ નીતીમાં સુધારાને મંજૂરી આપી છે

તેનાથી વધારે રોકાણ સરકારી માધ્યમદ્રારા કરી શકાશે

સંરક્ષણ ક્ષેંત્રે વિદેશી રોકાણ યોજના પર રાષ્ટ્રીય સુરક્ષાને દ્રારા રાખી વિચાર કરવામાં આવશે શ્રી ગોયલે કહ્યું કે આત્મનિર્ભર ભારતનાં સામૂહિક દ્રષ્ટિકોણ મુજબ આ સુધારાઓથી સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધશે તથા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાને પણ મહત્વ આપશે

બુલેટ ટ્રેન માટે નાણાં બાંધકામ અને જાળવણી સહિતની તમામ બાબતો સંભાળનાર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રમાણે જણાવાયું છે અમદાવાદ મુંબઈ વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાંભળતી આ કંપનીના પ્રવક્તા સુષ્મા ગૌરના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ સાકર થવાથી દેશમાં આર્થિક વિકાસ પ્રગતિઅને ખુશહાલીમાં વધારો થશે

એક યાદીમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારના અનસ્કિલ્ડ કામદારોને ચોક્કસ પ્રકારની તાલીમ આપવા માટે પણ કંપની દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

તેના માટે જરૂરી બાંધકામ સામગ્રીની જરૂરિયાતમાં પણ આડકતરી રોજગારી ઊભી થશે સંરક્ષણ મંત્રી રાજનાથસીંહે પુર્વીય લદાખની સ્થિતિ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે ભારત શાંતીપુર્ણ રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ હલ કરવા પ્રતિબધ્ધ છે તેમણે પાડોશી દેશ ચીનને દોષિત ઠેરવતાં કહયું હતું કે ચીનના લશ્કર દ્વારા ભારતીય લશ્કરના જવાનોને ઉશ્કેરવામાં આવ્યા હતા ભારતે ચીનને કહયું છે કે યથાસ્થિતિમાં કોઇપણ પ્રકારે એક તરફી બદલાવનો પ્રયાસ ચલાવી લેવામાં નફી આવે શ્રીસિંહે કહયું હતું કે ચીનની કથની અને કરણીમાં ખુબ અંતર છે તેમણે કહયું હતું કે આપણે પુર્વીય લદાખમાં પડકારનો સામનો કરી રહયાં છીએ પરંતુ દેશ કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે આપણે આ મુદ્દાને શાંતી પુર્ણ રીતે હલ કરવા ઇચ્છીએ છીએ

સરકારે જાહેર કરેલી સાત પગલાં ખેડૂત કલ્યાણાના યોજનાના બીજા ચરણમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાનો આજે રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે પ્રધાનમંત્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ જમીન અને પર્યાવરણની રક્ષા થશે તેમણે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુડુષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે

કચ્છમાં આ વર્ષે વરસાદ ખૂબ વરસ્યો છે કચ્છના તમામ નદી ડેમો છલકાઈ યુક્યા છે બીજી તરફ કચ્છનું રણ પણ દરિયાની માફક પાણીથી તરબતર થઈ યૂક્યું છે વરસાદ બાદ કચ્છના રણમાં દરવર્ષે લાખોની સંખ્યામાં સુરખાબ આવી પહોંચે છે દક્ષિણ એશિયામાં એકમાત્ર સુરખાબનગરી કચ્છના રણમાં આવેલી છે ભારતભરના પક્ષીપ્રેમીઓ માટે કાયમી આકર્ષણનું કેન્દ્ર રહેલી ખડીર વિસ્તારની સુરખાબ નગરીમાં દરવર્ષે આ સમયગાળા દરિયાન દસ લાખાથી વધુ ફ્લેમીંગો જોવા મળે છે આ વખતે ભારે વરસાદના કારણે ખોરાક અને અનુકૂળ વાતાવરણ મળતા આ યાયાવર પક્ષીઓ મોટી સંખ્યા માં આવી પહોંચ્યા છે કચ્છના રણમાં દૂર દૂર સુધી ફક્ત ફ્લેમિંગો જ દેખાઈ રહ્યા છે

મી ના વિસ્તારમાં દરવર્ષે ફજારોની સંખ્યામાં સુરખાબ પક્ષી પ્રજનન માટે આવે છે ભાંજડા ડુંગર અને કાળા ડુંગરની વચ્ચે અંડાબેટ કે હંજબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં માદા સુરખાબ ઈંડા મુકે છે અહીના ચાર પાંચ માસના રોકાણ દરમિયાન સારું વાતાવરણ હોય તો બે ત્રણ વખત ઈંડા મુકીને બચ્યાનો ઉછેર કરે છે

માર્ચ માસ સુધી સુરખાબની વસતી અહી જોવા મળે છે ખેડા જિલ્લાના નડિયામાં ગરીબ અને સામાન્ય મધ્યમવર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મૂકી છે કોરોના બાદ બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન બની રહે તે માટે મહિલાઓને બેન્કો દ્વારા વગર વ્યાજે ધીરાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના પ્રત્યેક મહિલા દીઠ એક લાખનું ધિરાણ મેળવી શકશે અને તેનું વ્યાજ રાજય સરકાર યૂકવશે આ યોજનાનો લાભ ગ્રામ્ય અને શહેરી મહિલાઓ વ્યાપક પ્રમાણમાં લે તે માટે અનુરોધ કર્યો હતો જિલ્લા કલેકટરશ્રી આઇ

પટેલે લાભાર્થી મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે જાહેર કરેલ છે જેથી કુષિ વિજ્ઞાન કેંદ્ર દ્વારા તા

હાલનાં સમયમાં વિશ્વમાં કુપોષણનું પ્રમાણ વધતું જાય છે

આ કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયતના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો

ટેકનિકલ ઈન્સ્ટીટ્યૂટમાં એક્વીસમી સપ્ટેમ્બરથી તાલીમ કાર્ય શરૂ કરી શકાશે તેવી કેન્દ્ર સરકારની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસંધાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાતની આઈટીઆઈમાં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હોવાનું રોજગાર અને તાલીમ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે જેથી એકવીસમી સપ્ટેમ્બરથી તાલીમાર્થીઓને સંસ્થા ખાતે રૂબરૂ બોલાવી તાલીમ આપવાનું કાર્ય બીજી સૂચના ન મળે ત્યાં સુધી હાલ પુરતું બંધ રાખવા જણાવાયું છે

આ વાત રેલવે મંત્રીપિયુષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિતમાં જવાબ આપ્યો હતો તેમણે એમ પણ કહ્યું હતુંકે રેલવેની ખાલી જગ્યાઓ વધુ નાબુદ કરવાની કોઈ યોજના નથી

જેઓને હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે હાલ બંને દર્દીઓની તબિયત સુધારા પર છે ચોમાસાની શરૂઆત સાથે જ મોટાભાગે લેપ્ટોસ્પાઇરોસિસ ના કેસ આવવાની શરૂઆત થઈ જાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ગામડાઓમાં લેપ્ટોસ્પાયરોસીસના રોગ જોવા મળતો હોય છે